એફ ના ડાયરેકટર જનરલ એસ

દેશવાલ એ જણાવ્યું છે કે કચ્છ સરહદ ની રખેવાળી અમારી માટે ખૂ બ મહત્વ ની હોવાથી અહી સંવેદનશીલતા સાથે કડક પેટ્રોલીંગ કરાઈ રહ્યું છે ભુજ ખાતે પત્રકારો ને સંબોધતા તેમને ઉમેચું હતું કે જમીન સરહદે જ્યાં ફેનસિગ નથી ત્યાં વધુ સાવધાનીભર્યો પહેરો ગોઠવવા માં આવ્યો છે જેથી ત્યાં સુરક્ષા બાબતે જરાય કચાશ રહે નહીં શ્રી દેશવાલે ઉમેર્યું હતું કે આબોહયા અને સ્થળ ની વિષમતા વચ્ચે રાત દિવસ ફરજ બજાવતા જવાનો ની સુખ સગવડ નું ખાસ ધ્યાન રાખવા માં આવે છે

એફ ની સજ્જતા વિષે તેમણે ગૌરવપ્ ર્વક કહ્યું કેકચ્છ બોર્ડર પર બોર્ડર સિક્વોરિટી ફોર્સ ગમે તેવો પડકાર ઝીલવા માટે તૈયાર છે પોતાના સરહદ પ્રવાસ દરમ્યાન તેમને દુર્ગમ ચોકીઓ ની મુલાકાત લઈ ત્યાં તૈનાત જવાનોના જુસ્સાને બિરદાવ્યો હતો બી

કચ્છ ને હરિયાળું બનાવવા માટે સામાજિક વનીકરણ સાથે રોજગારી ઉપાર્જનનો મેળ બેસાડવા માં આવ્યો છે

દાડમ ખારેક જામફળ નીલગીરી ગોરસ આંબલી અરડુસો ગુલમહોર પીલુ લીમડો પેલ્ટાફોર્મ સરુ ફૂલછોડ તુ લસી વિગેરે ના રોપ નો ઉછેર કરી તેના વિતરણ ની વ્યવસ્થા ગોઠવવા માં આવી છે

કે ના સ્થાને યોજાયેલ જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ કચ્છની બેઠક માં વાસ્મો દ્રારા તૈયાર કરાયેલ લોક ભાગીદારીવાળી કુલ રૂ

આકાશવાણી સાથેની વાયતીયમાં અમદાવાદના ફવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમાં મોન્તીએ જણાવ્યુ કે રાજયમાં સત્તાવાર ચોમાસુ બેસવાની પરિસ્થિતિ અનુ કુળ છે